અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને અગમચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે

સૌથી મહત્વની બાબત એ છેકે આ જ દીન સુધી ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ જણાયો નથી

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કૃષિમંત્રી આર સી ફળદુએ આ મુજબ જણાવ્યું હતું

દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસે કૃષિમંત્રીના જવાબ સામે અસંતોષ દર્શાવી સભાત્યાગ કર્યો હતો

હરકામ દેશ કે નામની શ્રંખલા અંતર્ગત મહિલા સપ્તાહ સંદર્ભે આજે આપણે ભુજના એ ડિવીઝન પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ભગવતીબેન લીંબાચીયા તરફથી બહેનો આપવામાં આવેલ આ સંદેશ સાંભળીયે

જ્યાં જિલ્લાના છાત્રો વાલીઓ શાળાઓને સાંભળી જરૂરી માર્ગદર્શન અપાશે આ ઉપરાંત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સાત સભ્યોની જિલ્લા કક્ષાની સમિતિની રચના પણ કરાઈ છે